સરકાર ખેડૂતો કોઇપણ પ્રકારની મુ શ્કેલીઓમાંથી બહાર લાવવા માટે સતત પ્રયત્નશીલ છે રાપર મધ્યે રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરે રાજ્યના સંવેદનશીલ મુ ખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની આગેવાની હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોની આવકને ડબલ કરવા માટે લીધેલા પગલાંઓની છણાવટ કરી ખેડૂતોના હિતોને સર્વોપરી ગણ્યા હોવાનું મત રજૂ કર્યો હતો આ યોજના અંતર્ગત આજરોજ ભુજમાં ટાઉન હોલ ખાતે શાકભાજીના વેપારીઓને છત્રી વિતરીત કરાઈ હતી લારીમાં રાખેલ ફળ ફુલશાકભાજી બગડી જવા સામે રક્ષણ મળે રોડ સાઈટ પર ખુ લ્લી જગ્યામાં ફળકૂલ શાકભાજી જેવી નાશવંત કૃષિ પેદાશો વેચનારા નાના વેચાણકારોને ગરમી ઠંડી વરસાદ થી રક્ષણ મળે સાથે છાયડામાં સરળતાથી વેપાર કરી શકે તે માટેનો શુ ભ હેતુ છે

જેમાં હોસ્પિટલમાં યાલતી ગતિવિધિઓ પર નજર રાખવા ઉપરાંત કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેમજ તેમાં ઓક્સિજનની સુવિધા છે કે નહીં વગેરે જેવી માહિતી લોકોને મળી રહે તે માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે જ્યાં ફરજ પરના કર્મચારીઓ દર્દીઓ તથા તેમના પરિજનોને યોગ્ય માર્ગદર્શન પૂર્ટુ પાડી રહ્યા છે

નેહ્લ ઠક્કર ભુ જ દાદર એક્સપ્રેસ તાજેતરમાં વિશેષ દ્રેનની શ્રેણીમાં શરૂ થયેલી ભુજ દાદર એકસપ્રેસ દ્રેનને ભયાઉ સામખિયાળી સ્ટોપેજ આપવાની માંગ વચ્ચે મળતી વિગતો મુજબ કચ્છ મુબઈ વચ્ચે શરૂ થયેલી ભુજ દાદર સ્પેશ્યલ દ્રેનને વિરમગામ રેલ્વે સ્ટેશને સ્ટોપ આપવામાં આવશે પ્રવાસીઓની માંગ અને સુ વિધાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો હોવાનું રેલવે દ્વારા જણાવાયું છે નેહ્લ ઠક્કર ડિપ્લોમાં ઈજનેરી ઓનલાઈન નોંધણી ડિપ્લોમાં ઈજનેરીના વિવિધ અભ્યાસક્રમોમાં બીજા વર્ષમાં સીધા પ્રવેશ માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયાનો ગઈકાલથી પ્રારંભ થયો છે

આરનો બે વર્ષનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ પાસ કરેલા ઉમેદવારો આમા અરજી કરી શકશે